દેશમાં નાવીન્ય સંશોધન વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા વધારવા જરૂરી વાતાવરણ તૈયાર કરવામાં આવી રહ્યું છે

સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનના ગ્રાન્ડ ફિનાલેને વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે ઝડપી બદલાવના આ વિચાર સાથે દેશમાં નાવીન્ય સંશોધન વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા વધારવા જરૂરી વાતાવરણ તૈયાર કરવામાં આવી રહ્યું છે

શ્રી મોદીએ કહ્યું કે નવી શિક્ષણ નીતિ શાળા કોલેજના અનુભવને ફળદાયી વ્યાપક અને કુદરતી જુસ્સાને માર્ગદર્શન આપનારું બનાવવા ઇચ્છે છે તેમણે કહ્યું કે ભારતીય શિક્ષણ પ્રણાલીમાં સુધારા કરી શિક્ષણના ઉદ્દેશમાં પરિવર્તનનો પ્રયાસ કરાઇ રહ્યો છે

શ્રી શાહે જણાવ્યું છે કે સંસ્કૃત અને અન્ય પ્રાદેશિક ભાષાઓનો શિક્ષણ પદ્ધતિમાં સમાવેશ કરવાથી ભારતીય વિદ્યાર્થીઓનો રાષ્ટ્રીય સંસ્કૃતિ અને શિક્ષણ સાથેનું જોડાણ વધુ મજબૂત થશે

સરકાર વેન્ટીલેટર સરકારે વેન્ટીલેટરના નિકાસને મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે

આ સાથે દેશમાં વેન્ટીલેટર નિર્માણ ક્ષમતામાં પણ ઘણી વધારો થયો છે

સીરો સર્વે દિલ્હીમાં સીરો સર્વેના બીજા તબક્કાનો આજથી પ્રારંભ થયો છે દિલ્હી શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાંચ દિવસ સુધી આ સર્વેક્ષણ હાથ ધરાશે

જેમાં મોટી સંખ્યામાં લોકોમાં કોરોનાના કોઇ લક્ષણ જોવા મળ્યા ન હતા અમારા સંવાદદાતા જણાવે છે કે સીરો સર્વેક્ષણ જેવા એન્ટીબોડી પરીક્ષણથી કોરોના રોગચાળાના ફેલાવા અંગે મહત્વપૂર્ણ જાણકારી મળે છે તથા તેના આધારે રોગયાળા પર નિયંત્રણ અને રોક માટે યોગ્ય સાર્વજનિક આરોગ્ય સેવાઓ માટેની યોજના બનાવી શકાય છે

આ કાર્યક્રમથી વિજ્ઞાનમાં રૂચિ ધરાવતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની ઓળખ થશે વિદ્યાર્થી વિજ્ઞાન મંથનનો પ્રારંભ કરાવતા શ્રી હર્ષવર્ધને કહ્યું કે વિજ્ઞાન ક્ષેત્રે પ્રતિભાઓની ઓળખ તથા વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ વધારવાનું આ એક મંચ છે આ વિદ્યાર્થીઓ નવા ભારતના નિર્માણમાં મોટી ભૂમિકા ભજવશે નવી શિક્ષણ નીતિને બિરદાવતા તેમણે કહ્યું કે નવી શિક્ષણ નીતિ ભારતને વિશ્વસ્તરીય જ્ઞાનનું કેન્દ્ર બનાવવામાં મદદ કરશે

જિલ્લા કલેક્ટર વિનયચંદ્રના જણાવ્યા અનુસાર આ દુર્ઘટના એ સમયે થઇ જ્યારે એક ક્રેઇન લોડિગ ટેસ્ટીંગ દરમ્યાન પડી ગયું હતું

સૈન્યના જવાનો હિન્દુસ્તાન શિપયાર્ડમાં બચાવ કામગીરી કરી રહ્યાં છે

મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે તથા જિલ્લા કલેક્ટરને તાત્કાલિક રાહતકાર્ય માટે જરૂરી કાર્યવાહીના આદેશ આપ્યા છે

વહાણવટા મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ ક્રેઇન તૂટી પડવાની ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે

તેમણે ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી છે

મોટાભાગના મુસ્લીમ બિરાદરોએ આજે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરી સ્થાનિક મસ્જીદોમાં ઇદની નમાજ અદા કરી હતી કેટલાક રાજયોમાં લોકડાઉનના કારણે લોકોએ તેમના નિવાસ સ્થાને બંદગી કરી હતી

કેરળમાં ગઇકાલે જ ઇદ ઉલ અઝાની ઉજવણી કરાઇ હતી કેન્દ્રીય લધુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ તેમના નિવાસ સ્થાને ઇદ નિમિત્તે બંદગી કરી હતી તેમણે દેશમાં શાંતી સમૃઘ્ઘિ અને સદભાવ માટે પ્રાર્થના કરી હતી

અમરસિંહ્ સમાજવાદી પક્ષના નેતા અમરસિંહનું આજે નિધન થયું છે તેઓ છેલ્લા કેટલાક મહિનાથી બિમાર હતા અને સિંગાપોરની હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા અગાઉ તેમણે કીડની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરાવી હતી

પતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ર્ પતિ એમ વેંકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્ર મોદીએ શ્રી અમરસિંહના નિધન પર દુઃખ વ્યક્ત કરતા તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી છે રાષ્ટ્રનપતિ શ્રી કોવિંદે કહ્યું કે અમરસિંહ બહ્મુખી પ્રતિભાના માલિક અને અનુભવી સાંસદ હતા

તેઓ વિભિન્ન ક્ષેત્રોથી જોડાયેલા લોકો સાથે મિત્રતા માટે જાણીતા હતા

હર્ષવર્ધન સહિતના નેતાઓએ શ્રી અમરસિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે